સંકલિત મુસદા મતદાર યાદીની પ્રસિધ્ધિ રૂપ નવેમ્બરે કરાશે અને હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા

મતદાર ચકાસણી કાર્યક્રમ અંતર્ગત મતદાર વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ મારફતે તથા ઇ ગ્રામ કેન્દ્ર નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે પોતાની વિગતની ચકાસણી તથા પ્રમાણિકરણ કરી શકે છે

મતદાર ચકાસણી કાર્યક્રમ દરમિયાન મતદારે પોતાની વિગતોની ચકાસણી માટે ભારતીય પાસપોર્ટ ડ્રાઇવીંગ લાઇસન્સ આધાર કાર્ડ રેશન કાર્ડ સહિતના ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે એમેઝોન અને ફિલિપકાર્ટ જેવી ઇ કોમર્સ કંપનીઓ દ્વારા થતું જંગી વેચાણ છુટક વેપાર માટે નુકશાનકારક હોવાની તપાસ કેન્ સરકારે શરુ કરી છે

ઇ કોમર્સ કંપનીઓ પોતાનો માલ કૃત્રિમ રીતે ઘટાડેલા ભાવે વેચાતી હોવાથી છુટક વેપારનું બજાર તૂટી રહ્યું હોવાની ફરિયાદ તપાસવા ઇ કોમર્સ કંપનીઓનું ઓડિટ શરૂ કરાયું છે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા વાણિજ્ય મંત્રાલય સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે વિદેશી માલિકી ધરાવતી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ કોમર્સ સાઇટ ઉપર અપાતું ડિસ્કાઉન્ટ તદ્દન ગેરવાજબી છે બીજીબાજુ આ બંને કંપની કહે છે કે ગ્રાહકને ડિસ્કાઉન્ટનો ખર્ચ બ્રાન્ડ કે કંપની ઉઠાવે છે અમારે તેમાં કશી લેવા દેવા નથી શ્રી ગોયલે ઉમેર્યું હતું કે તાત્વિક રીતે ઇ કોમર્સ વેબસાઇટ એવું પ્લેટફોર્મ છે જેનું કામ વેપારી અને ગ્રાહકને જોડવાનું છે ધંધો એક તરફ ખેંચાઇ જાય તેવા ભાવે વેપાર કરવાનું કામ ઇ કોમર્સ સાઇટ કઇ રીતે કરે તેની તપાસ સરકાર કરશે

અહી ચાલી રહેલી સત્રાંત પરિક્ષા આજે પૂરી થશે

જે આજે પૂર્ણ કરી દેવામાં આવશે

બનાસકાંઠામાં ધાનેરા તાલુકાનું આરોગ્યતંત્ર ડિપ્થેરીયાના દર્દી શોધવા સાબદું બન્યું છે

ડિટથેરીયાના પાંચ જેટલા શંકાસ્પદ દર્દીના મોત નોંધાતા રસીકરણ મોટા પાયે શરુ કરાયું છે તાલુકા આરોગ્ય અધિકારી એમ

ચૌધરીના જણાવ્યા પ્રમાણે ડિપ્યેરીયા ઉપરાંત કોંગો ફીવરના કેસ શોધવાનું કામ પણ યાલી રહ્યું છે જીવલેણ બિમારીથી બચવા માટે અગમચેતી શખવતી જાહેરાત ઠેરઠેર મોટા બોર્ડ ઉપર લગાવવામાં આવી છે ગંભીર માંદગીમાં અંધશ્રદ્ધાને બદલે દવાનો આશરો લેવાની શીખ પણ ગ્રામીણ નાગરિકોને અપાઇ રહી છે વલસાડ નજીક આવેલા અભેતી ગામે આવેલા ગ્રામ સેવા કેન્દ્ર એ શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરતા ઉજવણીના અનેક કાર્યક્રમ યોજાયા છે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ આશ્રમનું સંચાલન થાય છે

શતાબ્દીની ઉજવણીનો સાદગીભર્યો સમારંભ યોજાયા બાદ વડના છોડનું પૂજન પણ યોજાયું હતું

જીરૂ વરીયાળી તથા ઇસબગુલનો મોટો વેપાર અહીં થતો હોવાથી દેશાવરની ખરીદી માટે ઊંઝાનું ખાસ મહત્વ છે દિવાળીના તહેવારને લીધે આ રજાઓ જાહેર કરવામાં આવી છે ડાંગ જિલ્લામાં વાહન ચાલકો પી યુ સી સર્ટિફિકેટ તથા રજીસ્ટ્રેશનની વિગતો સુધારવા માટે જાગૃત બન્યા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે વધઇ ખાતે આવેલા એકમાત્ર પી યુ સી

યુ સી સેન્ટર ખોલવાની તજવીજ આર ટી ઓ દ્વારા હાથ ધરવામાં આવી છે નાયબ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી તપન મકવાણાએ જણાવ્યું છે કે મોટર વાહન કાયદામાં થયેલા સુધારાઓનો અમલ શરૂ થઇ ગયો છે ત્યારે વાહન ચાલકો કાયદા પાલનનું મહત્વ સમજે તેમણે ઉમેર્યું હતું કે કડક લાગતા સુધારા ખરેખર માનવ જીંદગીને અકસ્માતમાં હોમાતી રોકવા માટે જરૂરી છે